પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સ્વામીત્વ યોજના હેઠળ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઈ સંપત્તિ કાર્ડનું વિતરણ કરતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ યોજના હેઠળ અપાયેલા અને આપનાર ઈ સંપત્તિકાર્ડ લાભાર્થીઓને બેન્કો પાસેથી ધિરાણ મેળવવામાં પણ ઉપયોગી થશે પ્રધાનમંત્રીએ સ્વામીત્વ યોજના સમગ્ર દેશમાં લાગુ કરાઈ હોવાથી જાહેરાત કરી હતી તેમણે ગ્રામીણ વિસ્તારના નાગરિકોને કોવિડના સંક્રમણને અટકાવવાના નિયમોનું પાલન કરીને કોવીડની બીજી લહેરમાં કોવિડને હરાવવા આહવાન કર્યું હતું

શ્રી મોદીએ દેશની બધી જ ગ્રામપંચાયતોને ભૂગર્ભ જળસંગ્રહ સ્વચ્છતા વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી શિક્ષણ જેવા મુદ્દે લોકજાગૃતિ ઝુંબેશ સ્થાનિક કક્ષાએ શરૂ કરવા અનુરોધ કર્યો હતો

મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિયારો વ્યક્ત કરશે આજે સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે

આકાશવાણી દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયની યૂ ટ્યૂબ ચેનલો ઉપર પણ આ કાર્યક્રમનું સીધું પ્રસારણ થશે

મહેસાણા જિલ્લાના ઘણા તાલુકાઓમાં આવશ્યક સેવા સિવાયની બધી જ દુકાનો આગામી બીજી મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે વડદરો જ્વેલર્સ એસોસિએશને આજથી આગામી પહેલી મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે સાબરકાંઠામાં બધા જ પોલીસ મથકોએ લોકો તથા પોલીસ જવાનો માટે સેનિટાઈઝર્સની વ્યવસ્થા કરવામાં આવી છે